આજે પ્રધાનમંત્રી તુમકુરૂ જુનિયર કોલેજના મેદાન ખાતે યોજાનાર કૃષિપુરસ્કાર સમારોહમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી કૃષિ સન્માન યોજના હેઠળ ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા માટે સમગ્ર દેશના આઠ કરોડ ખેડૂતો માટે ભંડોળ છૂટું કરશે તેઓ આજે સાંજે સંરક્ષણ વિકાસ અને સંશોધન સંસ્થાની મુલાકાત લેશે

આ પરિષદ ની મુખ્ય વિષયવસ્તુ છે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ગ્રામીણ વિકાસ

પ્રધાનમંત્રીએ ભુતાનના રાજા જીગમે ખેસર નામગયાલ વાંગચૂક ભૂતાનના પ્રધાનમંત્રી લોતાય સેરિંગ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતબાયા રાજપક્ષ પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષ માલદીવના રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાઠીમ મહમ્મદ સોલિહ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને નેપાળના પ્રધાનમંત્રી કે

શર્મા ઓલી સાથે ટેલિફોન ઉપર વાતચીત કરી હતી આ પ્રસંગે ભારતના નાગરિકો વતી નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની સાથે સાથે તેમણે ભારતની પાડોશી દેશો સાથેની નીતિ તથા શાંતિ સલામતી અને સમૃઘ્ઘિ સાથે બધાની પ્રગતિ અંગેના ભારતના અભિગમને દોહરાવ્યો હતો

ભારતે પાકિસ્તાનની જેલમાં સબડતા ભારતીય નાગરિકો અને માછીમારોને તેમની નૌકાઓ સાથે ઝડપથી મુક્ત કરવા ઉપર ભાર મૂક્યો છે

આ સુધારા અંતર્ગત કેબલ ટીવી જોનાર દર્શકો ઓછા સબસ્ક્રીપ્શનના આધારે વધુ ચેનલો જોઈ શકશે

ગ્રાહકો પાસેથી આ ચેનલો માટે કેબલ ઓપરેટરો વધુ રકમ લેતા હોવાની મળેલી ફરિયાદના લીધે આ નિર્ણય લેવાયો છે

ગઈકાલે દિલ્ઠીમાં પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી પ્રસાદે કહ્યું કે પીએફઆઈ સામે સીમી જેવી સંસ્થા સાથેના જોડાણ સહિત ઘણાં આક્ષેપો થઈ રહ્યા છે પુરાવાઓના આધારે પીએફઆઈ સામે શી કાર્યવાહી કરવી તેનો નિર્ણય ગૃહ્ મંત્રાલય લેશે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવચંદ્ર મૌર્યે નિવેદન કર્યું હતું કે રાજ્યમાં હિંસા માટે પીએફઆઈ જવાબદાર છે અને આવી સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મૂકાવો જોઈએ

ગુજરાતના કેવડીયા ખાતે પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા રાજ્યોના નોડલ એજન્સીઓની યોજાયેલી બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ યોજના ફરી શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા

આ પદ્ધતિ દ્વારા રાજકીય પક્ષો નોંધણી માટે તેમણે કરેલી અરજીઓની સ્થિતિની છેલ્લાં છેલ્લી વિગતો એસએમએસ અને ઇ મેઇલ દ્વારા મેળવી શકશે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે રાજકીય પક્ષો માટેના નોંધણીની માર્ગદર્શિકામાં ફેરફાર ગયા મહિને કર્યો હતો આ નવા નિયમો ગઈકાલે પહેલી જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે

એક વખત આ એપ શરૂ કરાયા બાદ તે ઓફ લાઈન પદ્વતિથી પણ કામ કરી શકે છે આશ્રાવ્ય એપ હિંદી અને અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં કાર્ય કરે છે

મકરસંક્રાંતિ લોહરી અને પોંગલ જેવા ઉત્સવોને ધ્યાનમાં લઈને કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરાયો છે

વેબસાઇટ ઉપર ભારે ધસારો થતાં ઓનલાઇન પદ્ધતિથી અરજીપત્રો ભરવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થિઓને અરજીપત્રો ભરવામાં હવે સરળતા રહેશે

કાશ્મીર લેહ અને કારગીલના ઉમેદવારો એન ટી

દ્વારા નિર્ધારિત કરેલા નોડલ સેન્ટર ઉપરથી નીટ માટેના અરજીપત્રક ભરી શકશે

આ આધાર સેવા કેન્દ્રો અઠવાડિયામાં બધા જ દિવસોએ કાર્યરત રહે છે અને દરરોજ એક ફજાર આધાર નોંધણી તથા સુધારા કરવાની ક્ષમતા ધરાવે છે

ટાંચમાં લેવાયેલી સંપત્તિમાં મકાન ફિશ ટેન્ક અને પોલ્ટ્રી ફાર્મનો સમાવેશ થાય છે એન્ફોર્સમેન્ટ વિભાગે જણાવ્યું છે કે સીબીઆઈ અને વિશાખાપદનમની લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા દાખલ કરાચેલી એફ

ના આધારે આરોપીઓ સામે મનીલોન્ડરિંગ પ્રતિબંધક ધારા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે

આ પ્રસંગે નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ રાજકીય પક્ષોના આગેવાનો તથા ભારતના પ્રવાસન રાજ્યમંત્રી પ્રહલાદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા